ઇ નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે આકસ્મિક આર્થિક લોન સુવિધા હેઠળ બેન્કો સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગને લોનનો ઇનકાર કરી શકશે નહીં

ઔદ્યોગિક સંગઠન ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકમાં નાણાંમંત્રીએ કહ્યું કે જો બેન્કો લોન સુવિધા માટે એમએસએમઇનો ઇનકાર કરે છે તો તે અંગે નાણા મંત્રાલયને જાણ કરવી જોઈએ

તેમણે કહ્યું કે હોટલ ઉદ્યોગને રાહત આપવા માટે નાણાં મંત્રાલય રિઝર્વ બેંક સાથે ચર્ચા કરીને મોરેટોરિયમ આગળ લંબાવવા નિર્ણય લેશે

ટકા છે ભારત વિશ્વનો સૌથી ઓછો મૃત્યુદર ધરાવતો દેશ છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા ગઈકાલે રસી વિકાસ અંગેની નવી પદ્ધતિઓ અંગે ઑનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાયદાના અમલના એક વર્ષ પ્રરા થવા પ્રસંગે દેશભરની મુસ્લિમ મહિલાઓને સંબોધન કરતાં શ્રી નકવીએ જણાવ્યું હતું કે કેન્દ્રની વર્તમાન સરકારે ત્રિપલ તલાકને ગુનો જાહેર કર્યો હતો જેનાથી મુસ્લિમ મહિલાઓમાં આત્મનિર્ભરતા અને વિશ્વાસ વધ્યો છે

પ્રેમચંદ અને રફીની સ્મૃતિમાં ફિલ્મ્સ ડિવિઝનની વેબસાઇટ અને યુ ટ્યુબ ચેનલ પર વિના મૂલ્યે રજુ કરવામાં આવશે પી સી શર્મા દ્વારા નિર્દેશિત પ્રેમચંદ દસ્તાવેજી ફિલ્મ મુનશી પ્રેમચંદના જીવનયરિત્ર પર છે જે ઉપન્યાસ સમ્રાટ તરીકે ખ્યાતનામ છે તેમની અસંખ્ય ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ ભારતના ગ્રામીણ જીવનને ખૂબ જ ગતિશીલ રીતે રજૂ કરે છે કુલદીપ સિન્હા દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં અમર ગાયકની યાદ જીવંત થાય છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ઈદ ઉલ અઝહાની પૂર્વ સંધ્યાએ મુસ્લિમ ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા છે